લાવનાર એર એન્ડીયા વિમાનના બધા જ કર્મચારીઓની પ્રશંસા કરી છે એક ટ્વીટ થી તેમણે કહ્યુ કે આ ટીમે અસાધારણ સાહસ અને માનવતાના દર્શન કરાવ્યા છે

તેમણે આજે વિવિધ પ્રયાર માધ્યમોના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ વ્રારા લોકડાઉનની ગંભીરતા લોકો સમજે તેવા પ્રથાસ કરવા સુ ચન કર્યું હતું આ ઉપરાંત મીડીયા કર્મીઓને પણ બધા જ પ્રકારની સાવધાની વર્તવા અનુ રોધ કર્યો હતો પ્રધાનમંત્રીની સાથે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ પ્રયાર માધ્યોમોના અગ્રણીઓ સાથે કોરોના સંક્રમણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મંકીયાની ભુ મિકા અંગે ચર્ચા કરી હતી

જેમાં અમદાવાદમાં તેર સુરતમાં ચાર રાજકોટમાં એક વડોદરામાં છ ગાંધીનગરમાં ચાર અને કચ્છમાં એક કેસ નોધાયો છે

હજાર થયા છે

રાજ્ય બસ સેવાઓ સહિત તમામ અવરજવર પ્રતિબંધિત કરાઈ છે

જેના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી રપ મી સુ ધી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે તેવું રાજય સરકારેજાહેરનામા દ્વારા જણાવ્યું છે ફળાદી કરીયાણું પ્રોવીઝન સ્ટોર મેડીકલ સ્ટોર દવાખાનાહોસ્પિટલ લેબોરેટરી આરોગ્યલક્ષી સેવાઓ વીજળી અંગેની સેવાઓ ટેલિફોન તથા આઇ ટી

ટી સબંધિત સેવાઓ મીડીયા સમાચાર પત્રો પેટ્રોલપંપ પાણી પુરવઠો તથા ગટર વ્યવસ્થા તંત્ર બેંકએ ટી એમ